જેમાં નાગરીકો યાદીમ્કા સુધારણા માટે આજથી અરજી કરી શકશે

થાદીમાં નામ સુધારણા કમી અને એડ્રેસમાં ફેરફાર સહિતની વિગતો પણ સુધારી શકાશે આ માટે કલેકટર કચેરી મતદાન નોંધણી અધિકારી પ્રાંત મામલતદાર કચેરી અને બી એલ ઓ ને સુધારણા માટે અરજી કરી શકાશે આ કાર્થક્રમ પૂર્ણ થયા બાદ મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને બુથ ખાતે મતદારયાદી સુધારણા ઝુંબેશનું પણ આયોજન કરાશે

તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતના ભવ્ય વિજયની સ્મૃતિમાં આજનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વૈકૈયા નાઈડુ આજે સવારે ભુજના હવાઈ દલ મથક ખાતેથી દિલ્ફી જવા રવાના થયા હતા મુખ્યમંત્રી વિજય રૂપની સંસદ સભ્ય વિનોદ ચાવડા અને ઉચ્ચઅધિકારીઓ ઉપરાષ્ટ્રપતિને વિદાય આપી હતી કચ્છના રણનું સૌન્દર્ય અને સંસ્કૃતિક કાર્યક્રમથી અભિભૂત થયેલા વૈકૈયા નાઈડુએ પોતાની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી

ની સહાયની યુકવણી કરવામાં આવી છે

ગઈકાલની સરખામણીમાં આજે ભુજ અને કંડલામાં પારો નીચો ઉતાર્થો છે જયારે નલીયા અને કંડલામાં રાજ્યનું લધુત્તમ તાપમાન યથાવત રહ્યું છે

વધતી ઠંડી વચ્ચે ગઈ રાત્રે સવા નવ વાગ્યે ભુજ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાથો હતો

જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને એમ

શહેરની લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલા એક સમારંભમાં દાતા પરિવારોના સહયોગથી ઉપસ્થિત ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો નીમાબહેન આચાર્ય તેમજ આમંત્રિતો ના હસ્તે આ સુવિધાનું લોકાર્પણ કરાયું હતું